હિમાલયા કેન્સર હોસ્પિટલ માં કેન્સરના દર્દીઓને નિશુલ્ક સારવાર આપવા આવશે શ્રી રૂપાણીએ કહ્યું હતું કે કેન્સર જેવી મહામારી સામે નિશુલ્ક સારવાર આપતી આ કેન્સર હોસ્પિટલ જુનાગઢ નજીક નિર્માણ કરાતા માત્ર જુનાગઢ જિલ્લો નહીં પરંતુ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લો તેમજ રાજકોટ જિલ્લાના અનેક દર્દીઓને પણ ખૂબ જ ઝડપથી સારી અને અદ્યતન સારવાર મળી રહેશે

જૂનાગઢની મુલાકાત દરમિયાન ગિરનાર રોપ વે ની કામગીરી ચાલી રહી છે એનું મુખ્યમંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું આસ્થા સાધના તપના પર્વ શારદીય નવરાત્રીની આજે મહાઅષ્ટમી છે જેને મહાઅષ્ટમી દુર્ગાષ્ટમી હવનાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે રાજ્યમાં પરંપરાગત ફર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવના સાથે ઊજવણી થઈ રહી છે શક્તિપીઠ અંબાજી ચોટીલા પાવાગઢ સહિતના મંદિરોમાં આજે ભક્તોની ભીજ જોવા મળી રહી હાં અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે આજે મધ્યરાત્રિએ આઠમના ફવનનો પ્રારંભ થશે દરમ્યાન આજે મહાઅષ્ટમીએ કુમારીકા પૂજનનું પણ સવિશેષ મહત્વ હોવાથી શ્રધ્ધાળૂઓ કુમારીકા પૂજન પણ કરતાં હોય છે રાજ્યમાં બંગાળી સમુદાયના લોકો દ્વારા પણ દુર્ગાપૂજા નિમિત્તે વિશેષ આયોજનો હાથ ધરાયાં છે

નર્મદાના પ્રતિભિધિ જણાવે છે કે નવરાત્રીના નવ દિવસ માતાજીના મંદિરે ભવ્ય મેળો ભરાય છે જેમાં રાજપીપળા હરસિધ્યિ મંદિરે આઠમ નોમ અને દશેરાના આ ત્રણ દિવસે વિશેષ ધાર્મિક મહત્વ હોય છે

ત્યાં ડાંગી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સૌ અબાલ વૃદ્વ જોડી બાંધીને ડાંગી નૃત્ય કરી ગરબા રમે છે ગરબા રમવાની અનોખી પરંપરા હોય છે જ્યારે ડાંગ જિલ્લામાં પણ પોતાની આગવી પરંપરા ની ઓળખાણ આપતા ગરબા જોવા મળી રહ્યા છે સરકાર દ્વારા મગફળીના પાક ખરીદી માટે ઓનલાઈન ખુલી જતા હાલ મહીસાગર જિલ્લાના માર્કેટિંગ થાર્ડમાં ખેડૂતોનો મોટો ધસારો જોવા મળે છે

આ અગાઉ રોહિત શર્માએ બન્ને ઇનીંગમાં શતક ફટકાર્યા છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવાનોમાં રમત ગમતો પ્રત્યે રહેલી પ્રતિભાને ઉજાગર કરવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે